ત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર આરટીઆઇ કરવાની જરૂરત ન રહે તેવી વ્યવસ્થા પદ્ધતિ શરૂ કરી રહી છે

ભારતના નાણામંત્રી અને ચીનના નાયબ પ્રધાનમંત્રીની વચ્ચે આ પદ્ધતિ વિકસાવવા બાબતમાં ચર્ચા વિચારણા થઇ હતી બંને દેશો વચ્ચે આજે બપોરે અનૌપચારિક શિખર પરિષદનું સમાપન થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ વેપાર અને સેવા સંબંધિત મુદ્દાઓ બાબતમાં એક નવી ઉચ્યકક્ષાની પ્રણાલી સ્થાપિત કરવા બાબતે બંનેએ સંમતિ વ્યક્ત કરી હતી તેમણે એમ પણ કહ્યું કે બંને નેતાઓએ નિર્માણ ક્ષેત્રમાં રોકાણને વધારવાનો પણ નિર્ણય કરાયો હતો અગાઉ તામિલનાડુના મમલ્લાપુરમ ખાતે યોજાયેલી બીજી અનૌપયારિક શિખર પરિષદનું સમાપન સકારાત્મક નોંધ સાથે થયું હતું તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે બે દિવસ દરમ્યાન વિશાર રીતે જુદાજુદા મુદ્દાઓ ઉપર વાતયીત કરી હતી પલ્લવા એરા દરિયાઇ કાંઠાના શહેરમાં આજે સવારે બંને નેતાઓએ વન ટુ વન એક કલાક સુધી મંત્રણા કરી હતી બાદમાં પ્રતિભિધિમંડળ કક્ષાએ પણ યર્યા વિચારણા થઇ હતી આ ચર્ચામાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ તથા અન્ય પણ જોડાયા હતા શરૂઆતના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વુહાન મંત્રણા એ બંને દેશો વચ્ચે નવી ગતિ અને વિશ્વાસ વધાર્યા છે આજના ચેન્નાઇ વિઝીયને સહકારના નવા યુગની શરૂઆત કરી છે પ્રધાનમંત્રી મોદીએ પ્રાયીન સમયથી ભારત અને ચીન વિશ્વમાં મુખ્ય આર્થિક સત્તા તરીકે રહ્યા છે તેવો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે હવે બંને દેશો આ સ્થિતિને પરત મેળવી રહ્યા છે રાષ્ટ્રપતિ શી જિનપીંગે તેમના પ્રારંભના સંબોધનમાં કહ્યું કે ભારતે તેમનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું તે માટે ખૂબ આનંદિત છે

જમ્મુ કાશ્મીરના પ્રવક્તા રોહિત કંસલે શ્રીનગરમાં આજે આ જાહેરાત કરી હતી

મીડીયા સાથેની વાતચીતમાં શ્રી કંસલે કહ્યું કે લોકોએ શાંતિ જાળવવા બદલ અને સરકારને સહકાર આપવા બદલ આભાર માન્યો હતો

કેન્દ્રએ ખીણ વિસ્તારમાં પ્રવાસીઓ માટે છૂટ આપવાના એક દિવસ બાદ તરત જ આ નિર્ણય લેવાયો છે

અને સપ્ટેમ્બરની ચોથી તારીખથી બધી જ લેન્ડલાઇન ટેલીફોન સેવાઓ કાર્યરત કરાઇ હતી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ આતંકવાદીઓએ શહેરના હરિસિંહ હાઇ સ્ટ્રીટ વિસ્તારમાં સડક પાસે ગ્રેનેડ ફેંક્યા હતા જેનાથી ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા જેમાં છ પુરૂષો અને એક મહિલાનો સમાવેશ થાય છે જેઓ તે સમયે ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ઘાયલોને મામૂલી ઇજા થઇ છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા પોલીસે હુમલાકોરોને શોધવા તપાસ અભિયાન શરૂ કર્યું છે

ગત માસ દરમ્યાન નવાકદલ વિસ્તારમાં સુરક્ષાકર્મીઓને નિશાન બનાવી ગ્રેનેડ ફેંકાયો હતો

ડી

આ સંપત્તિમાં કંપનીની જમીન મકાન પ્લાન્ટ અને મશીનરીનો સમાવેશ થાય છે યાદીમાં ઇડીએ જણાવ્યું છે કે કંપનીના પૂર્વ સીએમડી અને અન્ય સામે સીબીઆઇએ એફઆઇઆર દાખલ કરી હતી તેના આધારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ કાયદા હેઠળ તપાસ કરવામાં આવી હતી તપાસ દરમ્યાન એવી માહિતી જાહેર થઇ હતી કે કંપનીએ જુદીજુદી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા જુદીજુદી પદ્ધતિઓ અપનાવી હતી

પરમેશ્વર સાથે લીન્ક ધરાવતા બિઝનેસ ગ્રપના આવકવેરા વિભાગના સર્ચ દરમ્યાન ચાર કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી છે

એક યાદીમાં આવકવેરા વિભાગે જણાવ્યું છે કે આ બિઝનેસ ગ્રુપ બહુવિત શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરે છે તેના ઉપર આ સર્ચ ઓક્ટોબરની નવમી તારીખે હાથ ધરાયું હતું

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલે આજે કર્નાલ જિલ્લાના ગારાઉન્ડાના ચૌરા ગામે એક રેલીને સંબોધી હતી

કેમ કે માહિતી જાહેરરૂપે ઉપલબ્ધ બનશે તેમણે કહ્યું કે સરકાર પારદર્શકપણે લોકો સુધી માહિતી ઓન લાઇન ડેસબોર્ડ દ્વારા ઉપલબ્ધ કરાવી રહી છે

તેઓ ગઇકાલે અમેરિકાના કેલીફોર્નિયામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા

પરંતુ મેરીકોમ અને અન્ય ખેલાડી જમુના બોરોએ સેમીફાઇનલમાં હાર પછી કાંસ્ય પદક મેળવ્યો હતો

ભારતે મેરોકીમ અંગેના નિર્ણયની પુનઃ સમીક્ષા કરવા માંગણી કરી હતી